ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ એમ

દાસ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સર્કલ જનરલ મેનેજર રમેશ અગ્રવાલે સમજૂતી કરાર ઉપર ગઈકાલે હસ્તાક્ષર કર્યા હતા આ કરાર પ્રમાણે એસ

આ ગોઠવણ હેઠળ ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ સ્ટાર્ટઅપ્સ મહિલા ઉદ્યોગકારો અને પછાત વિસ્તારના એમએસએમઈ ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહન આપશે વિરલ રાણા મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ગરીબ કલ્યાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના નક્કર પ્રયાસોની રૂપરેખા આપી હતી અને પુરી એકવાર જનસંવાદ સાધ્યો હતો મુખ્યમંત્રીએ કહ્યું શોચાલય નિર્માણ દ્વારા સ્વચ્છતા શ્રમિકોને સસ્તામાં ભોજન તેમજ વિદ્યાર્થીઓને ટેબ્લેટની સુવિધા આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મોદી સરકારની ગરીબલક્ષી યોજનાઓનો રાજ્ય સરકારે ઉત્તમ અમલ કર્યો છે

સ્વાવલંબી યોજના દ્વારા ગરીબ વિદ્યાર્થીઓનો અભ્યાસ સુગમ બનાવ્યો સરકારની યોજનાઓ નક્કર યોજનાઓ બને જેમાં પાયાની વસ્તુઓ તેમને પ્રાપ્તથાય અને માણસ પોતે ખરા અર્થમાં સુખી બને સમ્રધ્ધ સંપન્ન બને એવો અમારો પ્રયાસ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

ગ્રહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્વવ કે બજેટ પર રપ બેઠકો યોજાશે મહેસુલ સંબંધી કેટલાક કાયદાઓમાં સુધારા થવા સંભવ છે તો કેટલાક અપ્રસંગીક કાયદા રદ્ કરાય તેવી પણ સંભાવના છે દરમિયાનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દેશનો કાર્યક્રમ છે ગુજરાત માટે ઐતિહાસિક છડી છે તો ટ્રમ્પના સ્વાગત માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે બંને નેતાઓને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

જેનો હેતુ એ છે કે દર બે વર્ષે ખેડ઼તોને માટી આરોગ્ય કાર્ડ આપવું જેથી તેઓ તેમની જમીનમાં પોષક તત્વોની ખામી જાણી શકે જમીનમાં પોષક તત્વોના સંચાલન માટે સોઈલ પરીક્ષણની પધ્ધતિઓ વીકસાવવામાં આવી હતી જમીનમાં જમીનની ચકાસણી કરી ને યોગ્ય પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરીને વાવેતર ખર્ચ ઘટાડવા સાથે ઉપજમાં વધારો કરી શકાય છે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

સાથોસાથ તજજો મારફત ખેડૂતોની જમીનના નમૂના લેવાયા બાદ કેવા પ્રકારની તકેદારી લેવાની થાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે

અભિયાનના ભાગરૂપે કચ્છની સારી કામગીરીને પગલે રાજ્યમાં બીજા ક્રમે અપાતા વિશ્વ આરોગ્ય સંસ્થાના ટીબી કન્સલ્ટન્ટ ગુજરાત સ્ટેટ ટીબી ડ્રેઈનીંગ એન્ડ ડેમોસ્ટ્રેશન સેન્ટરની ટીમ સાથે કચ્છ પહોંચી આવ્યા હતા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજી તાલીમ આપી હતી જિલ્લાના તમામ સરકારી લેબના ટેકનિશિયલનોને તાલીમ અપાઈ હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે કચ્છને ક્ષય મુક્ત બનાવવા સહિયારા પ્રયાસો જરૂરી છે લોકોને જાગૃત કરવા માટે અભિયાનને વેગવંતુ બનાવાશે